કોવિડનાં લીધે ઉભી થયેલી પરિસ્થિતીનાં લીધે ધણા કાર્યક્રમો વિડિયો માધ્યમથી યોજાશે દિલ્ફીમાં રાજઘાટ ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની સમાધી સ્થળે આજે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાશે માહાત્મા ગાંધીજીનાં જન્મદિવસની આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદૂર શાસ્ત્રીજીની જયંતી નિમિત્તે પણ તેમને ભાવભીની અંજલી આપતા કાર્યક્રમો યોજાશે

પોસ્ટ વિભાગ દ્વારા મહાત્મા ગાંધી જન્મજયંતિ ઉપલક્ષ્યમાં તૈયાર કરવામાં આવેલા વિશેષ ટપાલ કવરનું અનાવરણ પણ શ્રી રૂપાણી કરવાના છે

કુદરતી ઉપચાર પધ્ધતિનું મહત્વ સમજાવીને તેને પ્રોત્સાહન આપવું એ આ વેબીનારનો મુખ્ય હેતુ છે પુણેની કુદરતી ઉપચાર અંગેની રાષ્ટ્રીય સંસ્થાએ માહિતી અને પ્રસારણ મંત્રાલયના મહારાષ્ટ્ર તથા ગોવાના રિજનલ આઉટરીય બ્યૂરોના સહકારથી ગાંધી વેબીનારનું આયોજન કર્યું છે

ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તથા શિક્ષણનો આધાર મજબૂત બનાવવા વિદેશમાં રહેતાં ભારતીય વૈજ્ઞાનિકો શિક્ષણવિદો તથા સંશોધીત સંસ્થાઓનાં પ્રતિનિધીઓને એક મંય ઉપર લાવીને ચર્ચા કરવી એ વૈભવ સંમેલનનો મુખ્ય હેતું છે

અંદાજે નવ કિલોમીટર લાંબી ટનલ મનાલીને લાહૌલ સ્પીતી ખીણથી જોડે છે અગાઉ ભારે બરફવર્ષાને કારણે ખીણ સાથે દર વર્ષે લગભગ છ મહિના માટે વ્યવહાર કપાઈ જતો હતો આ ટનલ હિમાલયની પીર પંજલ પર્વતમાળામાંથી ત્રણ હજાર મીટરની ઉંચાઇ પર અતિ આધુનિક સુવિધાઓ સાથે બનાવવામાં આવી છે

આ પ્રસંગે તેમને જાહેર સ્થળો અને ઘરોમાં પીવાનું પાણી પાઈપલાઈન દ્રારા આપવા માટેનાં જળ જીવન મિશનનો અસરકારક રીતે અમલ કરવા ગામનાં સરપંચો અને ગ્રામપ્રધાનનોને અનુરોધ કર્યો હતો

મંત્રાલયે જણાવ્યં છેકે તેમનાં આ અભિયાનનો ઉદેશ્ય લોકોને પીવાલાયક પાણી પ્રાપ્ત થાય તેજ નથી પરંતુ પાણીથી ફેલાતી બીમારી ને રોકવામાં પણ મદદ મળશે

ભારતને આત્મનિર્ભર અને સ્વનિર્ભર બનાવવાની પ્રધાનમંત્રીની દ્રષ્ટિને અનુલક્ષીને દેશભરના આદિજાતિ સાહસોના ઉત્પાદન અને હસ્તકલાને પ્ર દર્શિત કરશે તે તેમને તેમના ઉત્પાદનોનું માર્કેટિંગ કરવામાં મદદ કરશે આ પ્રસંગે શ્રી અર્જુન મુંડા આદિવાસીઓને ટેકો આપવાના લક્ષ્યમાં અન્ય કેટલીક પહેલને પણ શરૂ કરશે

સંરક્ષણ વિભાગનાં પ્રવક્તા કર્નલ રાજેશ કાલીયાએ જણાવ્યું હતું કે શહિદ થયેલાં તેમજ ઘાયલ જવાનોને ત્યાંથી દૂર ખસેડાયા હતા તેમજ પાકિસ્તાન સૈન્યને વળતો જવાબ આપ્યો હતો

મુખ્ય ન્યાયધીશ દિપાંકર દત્તા તથા ન્યાયધીશ ગિરિશ કુલકર્ણીંએ ખાનગી હોસ્પીટલો દ્રારા કોવિડની અપાતી સારવાર તથા પીપીઈ કિટનાં દર નિર્ધારીત કરવાનો સરકારને નિર્દેશ આપવા કરેલી જાહેર હિતની અરજીની સુનાવણી વખતે આ મુજબ આદેશ આપ્યો હતો

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતુંકે બંધારણની જોગવાઈઓનો ભંગ કરનાર સાથે ક્યારેક સમાધાન કર્યું ન હોતું શ્રી શરીફે ક્હયું કે સેના દ્રારા દેશનાં રાજકારણમાં કરાતા હસ્તક્ષેપને બંધારણની જોગવાઈ મુજબ રાજ્વ્રોહ સમાન ગણાવી શકાય પાકિસ્તાનનાં વિપક્ષોએ ચાલુ ઓકટોબર માસમાં રેલીઓ યોજીને વર્તમાન પ્રધાનમંત્રી ઈમરાનખાનને રાજીનામું આપવા દબાણ વધારવાનાં લીધેલા નિર્ણય બાદ શ્રી શરીફે આ નિવેદન આવ્યું હતું

જોકે આંતરરાષ્ટ્રીય માલવાહક વિમાનો તથા સરકારે મંજુર કરેલી ફ્લાઇટો યાલુ રહેશે આંતરરાષ્ટ્રીય વિમાન ઉડ્ડયનો તબક્કાવાર વધારવામાં આવશે ભારતે એરબબલ સમજુતી હેઠળ હાથ ધરાતા આંતરરાષ્ટ્રીય વિમાન ઉડ્ડયનોમાં ભૂતાન તથા કેન્યાનો સમાવેશ કરાયો છે

આ નિયમોમાં વાહન ચલાવતા નાગરિકોના અધિકાર અંગે જોગવાઈ છે અને તે ધર્મ રાષ્ટ્રીયતા અથવા જાતિના આધારે કોઈ ભેદભાવ વિના આદરપૂર્વક વર્તે છે